વરસાદ ખેંચાય તો પણ રાજ્ય સરકાર પાણી આપવા કટીબદ્ધ તેમ જણાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી કચ્છ જિલ્લામાં અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી આગામી ચોમાસાની સંભવિત કુદરતી આપદાઓને પહોંચી વળવા મુખ્ય સચિવના અધ્યક્ષ પદે ગાંધીનગરમાં બેઠક યોજાઇ

અમદાવાદ ખાતે યોજાયેલી ઓપન ડિસ્ટ્રીકટ લેવલની શુટીંગ ચેમ્પિયનશીપમાં પોરબંદરના સાત ખેલાડીઓએ મેડલ મેળવ્યા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કચ્છ જિલ્લાની મુલાકાત લઇ જિલ્લાના અછતગ્રસ્ત ગામોમાં પાણી ઘાસચારો અને પશુધન જેવી સ્થિતિનો કયાસ મેળવ્યો હતો

ખાસ કરીને નખત્રાણા અબડાસા અને લખપત તાલુકામાં અછત રાહત કાર્યોનું આકલન કર્યું હતું અને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાઇ રહેલા અછત રાહતના કામોની સમીક્ષા કરી હતી

એલ ડી પાણી અપાય છે

સ્વેચ્છિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા વિનામૂલ્યે ઘાસ વિતરણ ઉપરાંત લીલો ચારો બિયારણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત કુદરતી આપદાઓ જેવી કે ભારે વરસાદ પૂર વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવાની પૂર્વ તૈયારીઓ અંગે રાજ્ય સરકારે તમામ વિભાગના અધિકારીઓની સમીક્ષા બેઠક કરી હતી પ્રિ મોન્સૂન કામગીરીના ભાગરૂપે વિવિધ વિભાગો દ્વારા કરવાની થતી કામગીરી સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું હતું તેમજ ગામ તાલુકા અને જિલ્લા કક્ષાના ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનને અઘતન કરવા સાથે ગામ શહેર વાર બચાવ કામગીરી માટે તરવૈયાની યાદી તેમજ સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓની યાદી પણ અપડેટ કરવા જણાવ્યું હતું તથા ચોમાસાની ઋતુમાં જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીઓને મુખ્ય મથકે હાજર રહેવા સુચનાઓ અપાઈ હતી તથા પંદર જૂન સુધી સંભવિત પૂર અસરગ્રસ્ત ગામોમાં મોકડ્રીલનું આયોજન કરવા સૂચનાઓ અપાઈ હતી પહેલી જુનથી દરેક વિભાગના કંટ્રોલ શરૂ કરવામાં આવશે

સિંચાઇ માર્ગ મકાન વગેરે વિભાગો દ્વારા હાથ ધરવાની કામગીરીની સમીક્ષા કરી હતી

બનાસકાંઠાના પ્રભારી સચિવ શ્રી અરૂણકુમાર સોલંકીએ જિલ્લાના તમામ અધિકારીઓને માનવીય દ્રષ્ટિકોણથી અછતની સ્થિતિનો મુકાબલો કરવા આ રીતે સૂચના આપી

ઉનાળાના મે મહિનામાં ડેમની આ અત્યારસુધીની સૌથી ઉંચી સપાટી છે

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર વિક્રાંત પાંડેએ જણાવ્યું કે અમદાવાદ પશ્ચિમ અને અમદાવાદ પૂર્વની બે બેઠકોની મતોની ગણતરી એલ ડી ઇજનેરી કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે યોજાશે

નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે લ્હોર ગામમાં બંને પક્ષોની બેઠક યોજાઇ ગઈ બેઠક બાદ પત્રકારોને સંબોધતા શ્રી પટેલે જણાવ્યુ હતું કે ગ્રામજનો અને દલિત પરિવારો વચ્ચે સમાધાન થયું છે ગુજરાત સરકારના પૂર્વમંત્રી ગુજકો માસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીની ઇફકોના વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ નિમણુક થઇ છે નવી દિલ્હી ખાતે આજે સહકારી સંસ્થા ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી હતી આ ચૂંટણીમાં દિલીપભાઈ સંઘાણી ઇફકોના વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે દરમિયાન ઇફકો સહકારી સંસ્થાની નવી દિલ્હી ખાતે યોજાયેલી બોર્ડ ઓફ ડાયરેક્ટરની સામાન્ય ચૂંટણીમાં ગુજરાત વિભાગના ડાયરેક્ટર તરીકે કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડીયાની બિનહરીફ વરણી થઇ છે

જેમાં એક વ્યક્તિની હાલત અતિગંભીર જણાવાઈ રહી છે દરમિયાન અમારા ભરૂચ જિલ્લાના પ્રતિનિધી જણાવે છે કે ડીસાથી સુરત ખાતે જઇ રહેલી ખાનગી બસ અંકલેશ્વર નેશનલ હાઇવે પર રાજપીપળા ચોકડી પરના ઓવરબ્રિજ પર ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બસમાં સવાર એક વ્યક્તિનું મોત નિપજયું છે જયારે પાંચથી વધુ મુસાફરોને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

ભારે ગરમી અને ઉંચા તાપમાન વચ્ચે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં હવામાનમાં પલ્ટો આવ્યો છે

ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં વહેલી સવારે ઘુમ્મસ અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું હવામાન વિભાગે આગામી બે દિવસમાં બનાસકાંઠા કચ્છ રાજકોટ સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાપટું પડે તેવી આગાહી કરી છે અમદાવાદ ખાતે યોજાયેલી ઓપન ડિસ્ટ્રીક લેવલની શુટીંગ ચેમ્પિયનશીપમાં પોરબંદરના સાત ખેલાડીઓએ મેડલ મેળવ્યા છે